નવી દિલ્હી માં મહાલેખાકારો અને ઉપ મહાલેખાકારોના સંમલનોને સંબોધન કરતાં શ્રી નરેન્દ્ર મોદાએ કહયું ક સી એજી સરકારી એજન્સીઓ માટે અરિસાનું કામ કરે છે અને તેમની ખામીઓને ઉજાગર કરે છે તમણે ક હયું કે સીએજી દેશની કાર્યની પ્રક્રિયામાં પરિણામ આધારીત અને સમય આધારીત લક્ષ્ય સિધ્ધ કરવા મ ાટ મહત્વન યોગદાન આપે છે

પરંતુ આમ આદમીને તેનો ખ્યાલ હોતો નથી આ ત્રટીઓ દર ક રવા માટે આજે માહિતીપ્રદ કાર્યક્રમન ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે આયોજન કરાયુ છે જમાં સૌ ન માર્ગદર્શન કરવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણી હાજર રહેવાના છે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પ ટેલ મહેસલ મંત્રો કૌશિકભાઈ પટેલ તથા મખ્યસચિવ ડો

સિંઘ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહશે

આકાશવાણી સાથેની વાતમાં અભિષેક શાહ કહે છે કે સ્ત્રીઓ પોતાની લાગણી બળકટ રીતે જેમાં રજૂ કરતી હોય તેવી ફિલ્મો ઓછો બની છે એટલે હેલ્લારો ફિલ્મએ એક નવો ચીલો પાડયો છે

મુખ્ય જિલ્લ ા આરોગ્ય અધિકારી પ્રેમકુમાર કન્નરે જણાવ્યું કે લોકોમાં જાગૃતિને પગલે આવ થયું છે

જેને પ્રોત્સાહન આપતાં શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાના હસ્ત પ્રાથમિક શિક્ષણાધિકારી અ ને પ્રાથમિક શિક્ષણ વિભાગના અધ્યક્ષન સંયુકત સન્માન પ્રાર્થમિક શિક્ષણાધિકારી સંજય પરમારે સ્વીક ાર્યું હત

ટી નિગમે મસાફરોનો ઓનલાઈન સેવાનો સ્રવિધામાં વધારો કયો છે જેમાં લાઈવ બસ લોકેશન નજીકનું બસ રટેશન નવીન બસ પાસ ફીડ બેક ફરીયાદ ઓનલાઈન સી સી બસ બુકી ગની સૂવિધાનો સમાવેશ થાય છે આ સવિધાઓ મુસાફર જનતાન મોબાઈલ પરથી મળી રહે ત માટે મ ોબાઈલ એપ્લીકેશનમાં નવા મનુંનો ઉમેરો કરવામાં આવ્યો છે જેથી મસાફરો જનતા વધુ માહિતી પ્રાપ્ત કરી શક

બાં ગ્લાદશ વિરૂધ્ધની બે ટેસ્ટ મેચોની શ્રણીમાં બી જી ટેસ્ટ પણ ડ નાઇટ ટેસ્ટની ર ોતે એતિહાસિક બની રહશે ટેસ્ટ મેયની શરૂઆત બપોર એક વાગે થશે

એનાથી પ્રકાશમાં સારો રોતે જોઈ શકાશે બ ને ભારતીય અને બાં ગ્લાદશ ની ટોમોએ પિક બોલનો ઇદોરમાં ઉપયોગ કર્યા હતો ભારત એકલી એવી છે કે ડે નાઇટમાં ટેસ્ટ મેચ રમી નથી બાંલાદશ પણ પિક બોલની મેચનો આરંભ કરશે